આ દિવસને સંવિધાન દિવસ તરીકે ઉજવાઈ રહ્યો છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આ સંયુક્ત બેઠકને સંબોધન કરશે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ આ બેઠકમાં ફાજર રહેશે

સી પી અને કોંગ્રેસે સંયુક્ત રીતે કરેલી અરજી સંબંધે સર્વોચ્ય અદાલત આજે સવારે આદેશ આપશે રાજયપાલ ભગતસિંહ કોશિયારીએ શનિવારની વહેલી સવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ભાજપ નેતા દેવેન્દ્ર ફડણવીસને બીજીવાર હોદા અને ગુ પ્તતાના સોગંદ લેવડાવ્યા હતા એનસીપીના નેતા અજીત પવારે નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા મહારાષ્ટ્રની રાજકીય સ્થિતિને કારણે સંસદના બંન્ને સભાગૃહોની કામગીરી ઠપ્પ થઈ ગઈ હતી અને આજ માટે મુલતવી રખાઈ હતી લોકસભા અને રાજ્યસભા આજે બે વાગ્યા સુધી મુલતવી રહ્યા છીં કલ્પના શાહ જિલ્લામાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ શાળામાં અભ્યાસ કરતાં બાળકોમાં રહેલી ગંભીર બીમારીઓનું આગોત્તરૂ નિદાન થાય તે હેતુ સાથે ગઈકાલથી શરૂ કરાયેલા રાજયવ્યાપી શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો કચ્છમાં અંજારથી આરંભ કરાવતાં રાજયમંત્રી વાસણભાઈ આહિરે એક પણ બાળક આરોગ્ય યકાસણીથી વંચિત ન રહે તે જોવા આહ્વાન કર્યું હતું અંજાર નગરપાલિકા પ્રાથમિક શાળા નં

તેમણે રાજયનાં મુ ખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃ ત્વમાં રાજય સરકાર દ્વારા આરોગ્યલક્ષી યોજનાઓનો ચિતાર આપી શાળાએ જતાં એક એક બાળકની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા આરોગ્ય તપાસણી સાથે જરૂર પડચે સુ પર સ્પેશ્યાલીસ્ટ સુ ધીનો સારવાર કરાતી હોવાની પણ વિગતો આપી કચ્છમાં ગત વર્ષ દરમિયાન વિવિધ સારવાર અર્થે રૂ

આ બેઠકમાં વીરબાળ ભૂ મિ સ્મારક જેસલ તોરલ મંદિર સુ ધારણા સહિતના મુદ્દે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથેની સમીક્ષા કરવામાં આવી હતી

પટેલે કચ્છનાં ખેડૂતો માટે આગામી દસ દિવસમાં રૂ